દિલ્ફી પોલીસ કમિશનરે જણાવ્યું કે મોટાભાગના વિસ્તારોમાં પરિસ્થિતિ સમાન્ય થઇ છે

કૂખ ભાડે આપવા અંગે પ્રવર સમિતિની ભલામણો સ્વીકારી

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખૂબ જ ઝડપથી શાંતિ અને રાબેતા મુજબની સ્થિતિ સ્થપાય તે ખૂબ જ જરૂરી છે

શ્રી દોવલે મૌજાપૂરા વિસ્તારમાં સલામતિ વ્યવસ્થાની સમિક્ષા કરી હતી તેમણે કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કામ કરી રહી છે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે કહ્યું કે ઉત્તર પૂર્વી દિલ્હીમાં મોટેભાગે તોફાનો કાબ્રમાં લેવાયા છે અને સામાન્ય સ્થિતિ સ્થપાતી જાય છે તેમણે પત્રકારોને કહ્યું કે વરિષ્ટ અધિકારીઓ સ્થન પર ફરજ બજાવી રહ્યા છે અને રાબેતા મુજબની સ્થિતિ સ્થાપવા વધારાના સલામતીદળોને ફરજ પર તૈનાત કરાયા છે

કાયદી અને વ્યવસ્થાના સ્પેશ્યલ પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવ અને કાઇમના સ્પેશ્યલ પોલીસ કમિશનર સતીષ ગોલયાએ આજે જાફરાબાદ વિસ્તારનું નિરિક્ષણ કર્યું હતું

ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને તલવંતસિંઘની ખંડપીઠે સ્પેશ્યલ કમિશનર પ્રવિર રંજને આપેલી ખાત્રીની નોંધ લીધી હતી

હાઇકોર્ટે સંબંધિત પાર્ટીઓને પણ નોટીસ પાઠવી છે

નરસિંહરાવે કોંગ્રેસ રાજકારણ રમી રહી હોવાનો આરોપ મૂક્વો છે

નવીદીલ્લીમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે આ પ્રકારનું ક્ષુલ્લક રાજકારણ પોલીસને હતોતસાહ્ કરે છે એટલે વિરોધપક્ષ રાજકારણથી દૂર રહે તે જરૂરી છે તેમણે કહ્યું કે હ્રીંસાના બનાવો ઘટથા છે અને તપાસ યાલી રહી છે તેમણે તમામ પક્ષોને શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સહયોગ આપવા જણાવ્યું છે

સર્વોચ્ય અદાલતે મધ્યસ્થી નીમવાના તેના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ અદાલતના કાર્યક્ષેત્રની બહારનો સમાધાનનો એક પ્રકાર છે સર્વોચ્ય અદાલતે કહ્યું કે શાહીન બાગનો મુદ્દો હાથ ધરતાં પહેલા પરિસ્થિતિને શાંત રાખવાની આવશ્યકતા છે

વિધાનસભામાં અંદાજપત્ર અંગેની ચર્ચાના જવાબમાં તેમણે વિરોધપક્ષ પર પ્રહારો કર્યા અને કહ્યું કે જયારે દેશ આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વિરોધીઓ રાજયના વિકાસને ખોરવવા પ્રયત્ન કરી રહ્યા છે તેમણે કહ્યું કે નાગરિકત્વ કાયદો નાગરિકતા આપવા માટે છે અને પ્રધાનમંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે કે કોઇ નાગરિકતા ગુમાવવાનું નથી

આજે નવી દીલ્લીમાં કેબિનેટની બેઠક બાદ મિડિયાને માહીતી આપતા કેન્દ્રિયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે સરોગેસી વિઘેયક અંગેની પ્રવર સમિતિની બધી જ ભલામણોનો સ્વીકાર કર્યો છે આ બાબતમાં રાજયસભાની પ્રવર સમિતિએ ભલામણ કરી હતી કે સરોગેટમાતા માત્ર નજીકના સંબંધીઓ સુધી જ મર્યાદિત ન રાખવી જોઇએ બધી જ મહિલાઓ જે સેરોગેટમાતા બનવા ઇચ્છુક હોય તે બધાને જ મંજૂરી આપવી જોઇએ સમિતિએ સેરોગેસીમાતા બનવા માટે પ્રસુતા બનવા માટેની અસક્ષમતાની મર્યાદા પાંચ વર્ષની રાખવાની ભલામણ કરી હતી

વિધેયક પસાર થવાથી હરિથાણામાં કુંડલી અને તામિલનાડમાં તંજાવુર ખાતેની રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી સાહસિકતા સંયાલનની સંસ્થાઓને રાષ્ટ્રીય દરજ્જો મળશે

આથી લક્ષક્રીપના અનુસૂચિત જનજાતિના લોકોને જમીનનો હક્ક પ્રાપ્ત થશે

ખોટા સોગંદનામાના કેસમાં આઝમખાન તેની પત્ની તનજીત ફાતીમા અને પુત્ર અબ્દુલ્લા આઝમખાનને પણ સાત દિવસ જેલમાં મોકલી અપાયા છે

વધુ સુનાવણી બીજી માર્ચે થશે

આ પ્રસંગે તેમણે કહ્યું કે છેવાડાના વિસ્તારોમાં કર્મચારીઓમાં ગ્રાહકોની માતૃભાષાના જ્ઞાનના અભાવે બેંકના કામને અસર થાય છે આ માટે બેંકની શાખાઓમાં ગ્રાહકો સાથે જોડાણના મહત્વની જરૂરિયાત છે બેંકોએ ગ્રાહકલક્ષી માહિતીના યોગ્ય ઉપયોગ કરવો જોઇએ સુશ્રી સીતારમણે કહ્યું કે સરકારે માહિતીનું યોગ્ય વિશ્લેષણ થાય તેવું ઇચ્છે છે ઘણી બેંક શાખઆઓમાં મેનેજરને સરકારી યોજનાની પૂરીત માઠીતી હોતી નથી તેમણે ગ્રાહકોની જરૂરિયાતને પહોચી વળવા જણાવ્યું છે

દેશો જે સ્પર્ધામાંથી હટી ગયા છે તેમાં ચીન હોંગકોંગ મકાઉ ઉત્તરકોરિયા તુર્કમેનિસ્તાન અને તાઇવાનનો સમાવેશ થાય છે એસોસિએશનના વડાએ જણાવ્યું કે પાકિસ્તાનના નિશાનેબાજ નવા કોચ સાથે કાર્યરત હોઇ સ્પર્ધામાં ભાગ લેશે નહિં

આ ઉપરાંત ચીન માટે દવાઓનો જથ્થો પણ મોકલાયો છે

આ વિમાન પરત ફરતી વખતે કેટલાક ભારતીય અને વિદેશી નાગરિકોને પડોશી દેશોમાંથી પરત લાવશે

ગઇસાંજે ચેન્નાઇમાં કલાક્ષેત્ર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વાયોલીનના જાણીતા કલાકાર એમ ચંદ્રશેકરનને હંસધ્વનિ ત્યાગરાજ એવોર્ડ એનાયત કરાયો હતો પ્રાસંગિક સંબોધનમાં તેમણે કહ્યું કે દેશભરમાં વિવિધ રાજયમાં જોવા મળતી ભાવનામાં સાંસ્કૃતિક વૈવિધ્ય મુખ્ય છે અને તેની સહિયારી ઉજવણી થવી જોઇએ પરસ્પર સમજૂતી જરૂરી છે હરિફાઇ ઉભી કરતાં સામાજિક સાંસ્કૃતિક બંધનમાં વિભાજન ઉભું થાય છે એક દેશ એક પ્રજાના જોડાણમાં વિવિધ ભાષા પહેરવેશ આહાર જેવી બાબતો વૈવિધ્ય ઉભું કરે છે તેમણે કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો